સુત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નયંત્રણ સત્તામંડળે બે બાયપાસ ટનલમાંથી પાણી લેવા છૂટ આપી છે તે નર્મદાના નીર સ્થાનિક જળ સ્રોતમાંથી અને જમીનમાંથી પાણીનું સંયુક્ત આયોજનકરી પુરતુ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે સુત્રોમાંથી મળતી વિગત મુજબ રાજ્ય સરકારે હવે દરિયાના પાણીને પીવાલાયક બનાવવા આયોજન હાથ ધર્યું છે દરિયાના પાણીને ડિસેલીરેશન માધ્યમથી મીઠું બનાવી તેનો ઉપયોગત કરવા માટે સરકારે પ્રાથમિક અહેવાલ તેયાર કર્યો છે પ્રારંભમાં માળીયા પાસે સંયુક્ત ભાગીદારીથીપ્લાન્ટ નખાશે ચંદ્રવદન પટ્ટણી રાજ્યસભા ઉમેદવારી ગુજરાતમાં રાજ્યસભાનીચાર બેઠકોની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પુરી થઈ છે ભાજપમાંથી કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા અને માર્ગ પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવીયાએ ઉમેદવારીપત્રોભર્યા હતા તે સમયે પક્ષના અગ્રણીઓ ઉપસ્થિત હતા આ ઉપરાંત માજી ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પણ ઉમેદવારી નોધાવી હતી કોંગ્રેસ તરફે માજી રેલ્વે રાજ્યમંત્રી નારાણ રાઠવા અને મહિલા અગ્રણી અમીબેન યાજ્ઞિકે ઉમેદવારી કરી હતી જ્યારે પી

વાલોરાએ અપક્ષ ઉમેદવારી કરી હોવાનું જાણવા મળે છે આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે અને ભરેલા ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેવાશે

ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યના પ્રશ્નના લેખિત ઉતરમાં રાજ્ય વિધાનસભામાં આ જાણકારી અપાઈહતી

ચંદ્રવદન પટ્ટણી બોર્ડ પરીક્ષા પ્રારંભ ગુજરાત માધ્યમિકને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારાઆજથી દસમા અને બારમા ધોરણની પરીક્ષાનો પ્રારંભ થયો છે

દસમા ધોરણીની પરીક્ષાનો સવારે જ્યારે બારમાંધોરણીનીપ રીક્ષાનો બપોરે પ્રારંભ થયો હતો રાજકીય સામાજિક અગ્રણીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ વાલીઓ શુભેચ્છકો પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવવા વિવિધ કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહ્યા હતા ભુજ નખત્રાણા ગાંધીધામ મળી પાંચ ઝોનમાં પરીક્ષા લેવાઈ રહી છે